ભાજપના સભ્ય શ્રી પિયુષ દેસાઈએ રાજ્ય સરકારની કામગીરીની પ્રશંસા કરતા આ યર્યાનો પ્રારંભ કર્યો હતો

કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રી મહેન્દ્રનાથ પાંડેએ જાહેર કર્યું છે કે પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજનાનો ત્રીજો તબક્કો ટ્રંક સમયમાં શરૂ કરશે કૌશલ્ય વિકાસનો સમાવેશ શાળા અભ્યાસક્રમમાં કરી દરેક વિદ્યાર્થી ને ઊગતી ઉમરે કોઈને કોઈ કારીગગરીનો કસબ શીખવાની પ્રેરણા અને તાલીમ આપશે

નોકરીને બદલે સ્વરોજગારી વડે આજીવિકા ઊભી કરવા તરફ યુવા પેઢીને વાળવાનો બંદોબસ્ત આ કાર્યક્રમ કરે છે

કૃમિના સંક્રમણથી બાળકોનાં શારીરિક વિકાસ તથા પોષણ ઉપટ વિપરિત અસર પડતી જોવાથી જનચેતના જગાવવાની કોશિશ આરોગ્યતંત્ર કરે છે

માટીના વાસણ હાડકાં શંખમાંથી બનેલી બંગડી પથ્થરના મોતી વગેરે મળી આવ્યા છે

રેલ્વે સુત્રોમાંથી મળતી માફિતી અનુસાર કામખ્યા ગાંધીધામ ભુજબાંદ્રા ભુજ દાદર વગેરે ટ્રેનોનાં રૂટ અમદાવાદ સુધી ટુંકાવાશે તો કેટલીક ટ્રેન સેવા રદ કરવામાં આવી છે

જી એફ ટી ની કચેરી દ્વારા આ અંગે નોટિફિકેશન બહાર પડાય એટ્લે અમલ શરૂ થઈ જશે ડુંગળી ઉગાડતા ખેડૂતોના આર્થિક હિતની રખેવાળી કરવા માટે નિકાસ પ્રતિબંધ ઉઠાવી લેવાનો ગૃફમંત્રી અમિત શાહનાં વડપણ ફેઠળ મળેલ બેઠક માં લેવાયો ફતો